આયુષ્માન ભારત યોજનાને એક વર્ષ પૂર્ણ થયું

ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચે અગાઉ થરાદ ખેરાલુ અમરાઈવાડી અને લુણાવાડા બેઠકોની પેટા ચૂંટણી માટેનું સમયપત્રક જાહેર કર્યું હતું

પહેલી ઓક્ટોબરે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે ત્રીજી ઓક્ટોબર સુધીમાં ઉમેદવારી પત્રા પાછા ખેંચી શકાશે આ પેટા ચ્રંટણીમાં વીજાણ મતદાન યંત્રો તથા વીવીપેટનો ઉપયોગ કરાશે પેટા ચૂંટણીની જાહેરાત થતાં જ આ તમામ મત વિસ્તારોમાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે દેશમાં હવે પછીહાથ ધરાનારી વસતી ગણતરીની પ્રક્રિયા ડિજીટલ અર્થાત્ અઘતન ટેકનોલોજીની મદદથી હાથ ધરાશે

નવી પધ્ધતિમાં ખાસ તૈયાર કરાયેલ એપની મદદથી નાગરીકો પોતાની તથાકુટુંબીજનોની વિગતો જાતે જ અપલોડ કરી શકશે તેમણે કહ્યું કેકાગળ ઉપરની માહિતી કરતા ડિજીટલ સ્વરૂપે ઉપલબ્ધ માહિતીનું વિશ્લેષણ કરવું અને તેનો લોકકલ્યાણમાટે ઉપયોગ કરવું વધુ સરળ રહેશે

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગઈકાલે ગાંધીનગર ખાતે યોજાયેલા આયુષમાન ભારત દિવસ ઉજવણી સમારોહમાં આ જાહેરાત કરી હતી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને એક વર્ષ પૂર્ણ થતાં રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું શ્રી પટેલે આ પ્રસંગે કહ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી મા અને મા વાત્સલ્ય યોજનાને ભારત સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સાથે જોડી દેવાઈ છે જે માટે કેન્દ્ર સરકારે મંજુરી આપી છે આયુષમાન ભારત યોજના હેઠળ દેશભરમાં દોઢ લાખ વેલનેસ સેન્ટર શરૂ કરવાનો લક્ષ્યાંક છે

આવી હેલ્પલાઇન શરૂ કરનાર ગુજરાત પહેલું રાજ્ય બન્યું છે રાજ્ય સરકારે બાંધકામ ક્ષેત્ર માટે વધારાના ફલોર સ્પેસ ઇન્ડેક્સ એફએસઆઈની જાહેરાત કરી છે

બેન્ક યૂનિયનના પ્રતિનિધિ ગઈકાલે નાણાં સચિવને મળ્યા હતા અને તેમણે તેઓની માગણીઓ અંગે હકારાત્મક ઉકેલ લાવવાની ખાતરી આપ્યા બાદ હડતાળ રદ કરવાનો નિર્ણય કરાયો હતો

પટેલ ઓડિટોરિયમ વિદ્યાનગર ખાતે રાજ્ય ચૂંટણી સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે રાજ્ય ચૂંટણી કમિશનર સંજય પ્રસાદ તેમજ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી ડોક્ટર એસ

મતદાર જાગ્રતિના રાજ્યકક્ષાના આ સેમિનારમાં ચૂંટણી પ્રક્રિયા મતદાર જાગૃતિ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ તેમજ પંચાયતની રાજ સંસ્થાઓમાં મતદાનની મહત્તા વિશે સમજ આપવામાં આવી હતી

જેનો કંટ્રોલ રૂમ સાસણ ખાતે રહેશે અને મોનિટરિંગ રાજુલા રેન્જ કરશે સિંહો પર નજર રાખવા વાવેરા બર્બટાણાથી લઇ પીપાવાવ સુધી નવા વોચ ટાવરો ઊભા કરાશે

અતિ મહત્વના વિસ્તારમાં આ ચેકપોસ્ટો ઉભી થશે જેથી સિંહો સહિત વન્યપ્રાણીની તમામ ગતિવિધિ પર નજર રખવામાં આવશે

વનવિભાગનો વધારાના સ્ટાફનો પણ હજૂ સમાવેશ થશે

તાજેતરમાં પાલીતાણા શેત્રુંજી ડિવિઝન નવું ખોલવામાં આવ્યું છે તેની નીચે અતિ મહત્વની રાજુલા અને જાફરાબાદ બંને રેન્જને અનેક આધુનિક સુવિધાઓ આપવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા અનેક વન્યપ્રાણીઓ માટે આધુનિક વાહનોથી લઇને વિશેષ સાધનો આ વિસ્તારને ટૂંક સમયમાં આવતા પ મહિનામાં મળી જશે

ગુજરાતની ગૌરવપૂર્ણ લોકસંસ્કૃતિના જતન અને સંવર્ધન અર્થે આયોજીત આ સ્પર્ધામાં અર્વાચીન ગરબા પ્રાચીન ગરબા અને રાસ જેવી વૈવિધ્યપૂર્ણ કૃતિઓ રજુ કરાઈ પ્રાદેશિક સમાચાર તા

આ ક્રૃતિઓની મૂળભૂતતા જળવાઈ રહે તે માટે કોઈ પણ પ્રકારના ઇલેકટ્રોનિક ઉપકરણોની મદદ વિના પરંપરાગત વાદ્યથી રાસ ગરબા યોજાયા હતા દાંડીથી પોરબંદર સુધીની એન સી સી કેડેટની સાયકલ રેલી ગઈકાલે અમદાવાદમાં સાબરમતી આશ્રમ આવી પહોંચતા ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા અને એન

ના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું

સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની તેમજ કચ્છમાં વરસાદની આગાહીને પગલે કોટેશ્વર દરિયાઈ વિસ્તારમાં માછીમારી માટે ગયેલા માછીમારોને પરત પોલાવી લેવાયા છે